મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રોગ નિયંત્રણના ઉપાયો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર હોરિપટલ દવાઓ વગેરે બાબતોની સર્વગ્રાહી ચર્ચા થઈ હતી મુખ્યમંત્રોએ સુરત અમદાવાદ રાજકોટ તથા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથો વાતચીત કરી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ કે કેલાસનાથન અધિક મુખ્ય સચિવ પંકજકુમાર આરોગ્ય વિભાગના અગ્રસાચવ જયતિ રવિ અને અન્ય સચિવો ઉપસ્થિત રહયા હતા

અત્યાર સુધીમાં રાજયમાં એકપણ વ્યકિતને રસીને લીધે ગંભીર આડઅસર જોવા મળી નથી આરતી ભટ જિલ્લા સાંસદ રસીકરણ અભિયાન કચ્છ જિલ્લાના સાંસદ અને તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટસ્ટ દવારા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ભુજના છઠોબારો અને વ્યાયામ શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ ખાતે રસી લેવા આવતા વરિયઠો તમજ અશકતો માટે સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે સાંસદ વિનોદ ચાવડા તથા અન્ય સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દવારા રસીકરણ કેન્દો પર વડીલ વર્ગ તેમજ અશકત લોકો માટ રસીકરણ કેન્દ શરૂ કરવામાં આવ્યો છે

મોટા અંગીયા ગ્રામ પંચાયતના સરપંચ ઈકબાલભાઈ ઘાંચીએ આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું દરેક જ્ઞાતિઓમાં ભાઈચારો વધે ખોટા ખર્ચ અને સમયની બચત થાય તે માટે છેલ્લા બે વર્ષથી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા સર્વજ્ઞાતિય સમુફલઝનું આયોજન કરાયું છે